આ પેટાચૂંટણી માટે આજથી જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે

ગરબા ઉપરાંત દશેરા દિવાળી શરદ પૂનમ અને નૂતન વર્ષ ના સ્નેહમિલન જેવા તહેવારોની ઉજવણીને પણ આ નિયમ લાગુ પડશે

બોર્ડ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાંથી ત્રણ સ્વયં સેવકોને એન

માં શ્રેષ્ઠ કામગીરી બદલ

રાજ્ય સરકારે લીઘેલા નિર્ણયને પગલે નોટરીઓને ખુબ જ તકલીફ પડે એવું છે તેમજ રાજ્યમાં તલાટીઓની નવી નિમણૂકો થયેલ નથી જેને કારણે હાલમાં તલાટી પાસે સમયનો અભાવ હોય છે કાયદાકીય રીતે તલાટીને સોગંદનામા કરવાની સત્તા નથી જેથી સરકારે તેમના નિર્ણયપર ધ્યાન આપવું જોઈએ સરકાર દ્વારા આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે એમ જણાવ્યુ છે